બાદ રાજ્યોની આવકમાં ઘટ સામે વળતર અંગે ચર્ચા વિચારણા કરાશે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે ગુજરાતમાં રાજકોટ સહિત ભારતીય પુરાતત્વ ખાતાના સાત નવા વિભાગોની રચના કરી છે

કર્ણાટક સરકારે આગામી પહેલી સપ્ટેમ્બરથી ઓનલાઇન માધ્યમથી ડિગ્રી કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે

જેમાં જીએસટીના અમલીકરણને કારણે રાજ્યોને થતા મહેસૂલના નુકસાન માટે વળતર અંગે વિચારણા કરવામાં આવશે

બેઠક પૂર્વે વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે વિચારણા કરી હતી અગાઉ એડવોકેટ જનરલ વેણુગોપાલે કહ્યું હતું કે રાજ્યોની જીએસટીની આવકમાં થતો ઘટાડો ભરપાઈ કરવા કેન્દ્ર સરકાર કાનૂની રીતે બંધાયેલી નથી

ના સાત નવા વિભાગોની રચના કરી છે

ગુજરાત ઉપરાંત અન્ય છ વિસ્તારો આ મુજબ છે મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશ કર્ણાટક અને બંગાળ શ્રી પટેલે કહ્યું કે ગુજરાતમાં પુરાતત્વ વિભાગના વડોદરાની સાથે રાજકોટ વિભાગની રચના કરાઈ છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિચારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે

આર્મડ ફોર્સ ટ્રીબ્યૂનલના અધ્યક્ષ રાજેન્દ્ર મેનને ગઈકાલે બધી જ ટ્રીબ્યૂનલની કાર્યવાહીનો આરંભ કરાવ્યો હતો

એનટીએએ જણાવ્યું છે કે આ પરીક્ષા કોવિડના સંક્રમણને રોકવા માટેના સલામતીના નિયમોની જાળવણી સાથે લેવાશે

જેઈઈની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં માત્ર એક પ્રગોયશાળા હતી જ્યારે આજે પ્રયોગશાળાની સંખ્યા વધીને એક હજાર પાંચસો પચાસ થઈ ગઈ છે

ચેન્નાઈમાં જાણીતી તબીબી સંસ્થા ખાતે ઓક્સફર્ડ રસીના બીજા અને ત્રીજા તબક્કાની ફિલ્ડ ટ્રાયલનો આરંભ થયો છે

મહારાષ્ટ્રના પુણેમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભારતીય સિરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી કોવિડની રસીની બીજા તબક્કાની ક્લિનીક્લ ટ્રાયલનો આજથી આરંભ થયો છે

નાયબ મુખ્યમંત્રી સી

અશ્વથનારાયણે ગઈકાલે બેંગલુરૂમાં જણાવ્યું હતું કે રાજ્યની બધી જ કોલેજોમાં પહેલી સપ્ટેમ્બરથી ઓનલાઇન અને આગામી પહેલી ઓક્ટોબરથી ઓફલાઇન અર્થાત ક્લાસરૃમમાં શિક્ષણ અપાશે તેમણે કહ્યું કે સપ્ટેમ્બર માસમાં ઓનલાઇન ક્લાસેસ તથા કેટલીક ડિગ્રી પરીક્ષાઓ યોજવા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની રાહ્ જોવાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બધા જ નિર્ણયો વિદ્યાર્થીઓના હિતમાં લેવાયા છે નીટ પરીક્ષા સામે કેટલાંક લોકોના વિરોધને લગતા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત થવી જોઈએ નહીં

આસામ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સીઇઓ એમ

મણિવન્નાએ આકાશવાણીને જણાવ્યું હતું કે છ સભ્યોની ટીમને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે શ્રી મણિવન્નાએ કહ્યું કે ઓછામાં ઓછા સાત પુરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લઇ રહ્યા છે તેમણે કહ્યું કે ટીમે ગઇકાલે સાંજે ગુવાહાટી ખાતે આસામના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

આસામમાં પૂરથી આ વર્ષે લાખો લોકો પ્રભાવિત થયા છે કાશ્મીર ધોરીમાર્ગ જમ્મુ અને શ્રીનગર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર દલવાસ સહિત ચાર સ્થળોએ મંગળવાર તથા ગઈકાલે ભેખડો ધસી પડતા આ માર્ગ પરનો વાહન વ્યવહાર સતત યોથા દિવસે બંધ રાખવાની ફરજ પડી છે આજે પણ થયેલા ભારે વરસાદથી આ વિસ્તારમાં ભેખડો ધસી પડવાના નવા બનાવો નોંધાયા છે ભેખડો ધસી પડવાથી આવશ્યક ચીજોને લઈ જતા વાહનો ઘણી જગ્યાએ અટવાયેલા જોવા મબ્યો છે

એવી જ રીતે વન ડે ક્રિકેટની બોલરોની યાદીમાં ગુજરાતનો જસપ્રિત બુમરાહે પહેલું સ્થાન મેળવ્યું છે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મીથે પ્રથમ અને બોલરોની સૂચિમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે પ્રથમ સ્થાન મેળવ્યું છે

સૌથી નાની ઉંમરે આ ગૌરવપ્રદ પુરસ્કાર મેળવવાનું બહુમાન તેમણે મેળવ્યું છે સુશ્રી મારીએસને ધી ડિસકંફર્ટ ઓફ ઇવિનંગ પુસ્તક માટે પુરસ્કાર અપાયો છે આ પુસ્તકમાં નેધરલેન્ડના ધાર્મિક ખેડૂત પરિવારની કથા છે